જેનો ઉદેશ્ય કુપીષણ દુર કરવા માટે બહુક્ષેત્રીય માળખું વિકસાવવાનો છે

નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કુપોષણના પડકારને પહોંચી વળવા માટે ક્રષિ અને પોષકઆફાર વચ્ચે તાલમેલની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો તેમણે કહ્યું કે સરકારે ક્રપોષણ રોકવા શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા અને સ્વચ્છતાની દિશામાં ઘણું કામ કર્યું છે સમાજ સેવક અને માઈક્રોસોફ્ટ સહસંસ્થાપક બીલ ગેટ્સે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ કુપોષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે કુપોષણને દુર કરવાના ભારતના પ્રયત્નોની તેમણે પ્રશંશા કરી હતી શીતલ વૈશ્નવ સુક્ષ્મ ટપક સિંચાઈ ખેડૂતોને સુક્ષ્મ ટપક સિંચાઈ વડે ખેતી કરવાનું માર્ગદર્શન તથા મદદ આપતા વેબપોર્ટલને ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે ખૂલ્લું મૂક્યું હતું ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા ખૂલ્લી મૂકાયેલી વેબસાઇટ ખેડૂત ડોટ જી

સી ડોટ કો ઇન ઉપર ખેડૂતોએ પોતાના નામની નોંધણી કરાવવાની રહેશે

એમ એસ

ઓછા ખર્ચે વધુ જમીનમાં સિંચાઈ થાય તેવી ટેકનોલોજીનો લાભ લેવા ખેડૂતોને શ્રી પટેલે અપીલ કરી હતી

સામાજિક ન્યાય તથા અધિકારિતામંત્રી ઇશ્વરસિંહ પરમારે કહ્યું છે કે લાભાર્થીની અરજી ઓનલાઇન સ્વીકાર્યા બાદ પાત્રતા અનુસાર તેને આર્થિક લાભનું હસ્તાંતરણ પણ સીધું બેન્ક ખાતામાં થવાનું હોવાથી વચેટિયા પ્રથા આપોઆપ નાબૂદ થઈ જશે ઓનલાઇન કરાયેલી યોજનાઓમાં ડોક્ટર આંબેડકર આવાસ યોજના માનવ ગરીમા યોજના કુંવરબાઇનું મામેરૂ યોજના વિદેશ અભ્યાસ લોન કોમર્શિયલ પાયલટ લોન જેવી બાબતોનો સમાવેશ થાય છે

જેને લઈને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને અભેરાઈ પરથી વાસણ પડી જવા પામ્યા હતા

સદભાગ્યે કોઈ નુકશાની થઇ નથી

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર જે નાગરિકસંગઠ્ઠનો સંસ્થાઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડતાને પ્રોત્સાહિત કરવા માટે નોંધપાત્ર કામગીરી કરી હોય તેઓએ નામાંકનની વિગતો તા

પોલીસે આરોપીઓને ઝડપી પાડવા યક્રો ગતિમાન કર્યા છે